નાણામંત્રી નિર્મલા સીતારામન આજે દિલ્ફીમાં યોજાનારી બેઠકમાં રાજ્યોના નાણામંત્રીઓ સાથે બજેટ પૂર્વેની મસલતો કરશે

કેન્દ્ર સરકારે ભારતીય નૌકાદળ માટે છ સબમરીનો તૈયાર કરવા સક્ષમ ભારતીય વ્યુફાત્મક ભાગીદારો તારવી કાઢવા અભિરૂચી પ્રસ્તાવો મંગાવ્યા છે

યોગ દ્વારા થતા લાભો અંગે લોકોમાં જાગૃતી કેળવવા થોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વખતની યોગ દિવસની ઉજવણીમાં સુમેળ સાથે સામુહિક યોગનિદર્શનો ઉપર ભાર મુકાયો છે જેમાં ઘણાં સ્થળોએ ફજારો લોકો યોગાસનોમાં ભાગ લેશે

સી

ફિક્કી જેવા ઉદ્યોગ સંગઠનો તેમજ સી બી એસ ઇ

સી ઇ આર ટી જેવી શૈક્ષણિક સંસ્થાઓ થોગ દિવસની ઉજવણી નીમીત્તે ઘણા કાર્યક્રમોનું આયોજન કરશે આયુષ મંત્રાલય તથા દિલ્ફી મફાનગરપાલિકા દ્વારા દિલ્ફીના રાજપથ ખાતે મુખ્ય કાર્યક્રમ ચોજાશે આ ઉપરાંત સંસદના સંકુલમાં સાંસદો માટે યોગ શિબીરનું આયોજન કરાયું છે

ચંદીગઢમાં આયોજિત બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ પુરસ્કારો આપવાની જાહેરાત કરી હતી

યુએઈ સરકારના અધિકારીઓ વિવિધ રાજદ્દતાવાસના વરિષ્ઠ રાજદ્વારીઓ ભારતીય વેપાર જગતના અગ્રણીઓએ આ કાર્યક્રમમાં ફાજરી આપી ફતી

સંસદીય બાબતોના મંત્રાલયે બંને ગુફોના સભ્યોને આમંત્રણો મોકલ્યા ફતા

અરજદારે જણાવ્યું ફતું કે તેઓ ધણા રોગોથી પીડાય છે અને તેથી અદાલતમાં ફાજરી આપવી શક્ય બનશે નફીં તેમણે કહ્યું કે તેમને પુજા અર્ચનામાં તથા આફારમાં ચોક્કસ નિયમોનું પણ પાલન કરવું પડે છે

ખાસ એન આઈ એ જજ એસ પડાલકરે જણાવ્યું ફતું કે અરજદારની માંગણી તાર્કિક નફી ફોવાથી તેને નામંજુર કરવામાં આવે છે

વ્યુફાત્મક ભાગીદારી મોડેલ ફેઠળ ફાથ ધરાનારો આ બીજા પ્રોજેક્ટ ફશે

સંરક્ષણ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે આ નિર્ણયથી સબમરીનોના ભારતમાં નિર્માણને નવુ બળ મળશે

આ પ્રોજેક્ટ ફેઠળ પસંદ કરાનાર ભારતીય વ્યુફાત્મક ભાગીદારો નૌકાદળ માટે છ સબમરીનોનું નિર્માણ કરશે આ ઉપરાંત આ પ્રોજેક્ટ હેઠળ વધુ છ સબમરીનોનું ઉત્પાદન કરવું કે નફીં તેનો વિકલ્પ નૌકાદળ પસંદ કરશે પ્રોજેક્ટ માટેના ભારતીય વ્યુફાત્મક ભાગીદારોની આખરી સૂચી નક્કી કરવા અભિરૂચી પ્રસ્તાવની રૂપરેખા ભારતીય નૌકાદળની વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે

સી એસ

અને સી બી એસ

બોર્ડ સાથે સંલઝ્ન શાળાઓ સફિત રાજ્યની બધી જ શાળાઓમાં મરાઠી ભાષાનું શિક્ષણ ફરજીયાત બનાવવા કાયદો ઘડશે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે વિધાન પરિષદમાં જણાવ્યું ફતું કે મરાઠી ભાષા ભણાવવા અંગે કાયદો ફોવા છતાં કેટલીક શાળાઓમાં મરાઠી શિખવવામાં આવતુ નથી તેવું જાવા મળ્યું છે આથી વર્તમાન ધારાને વધુ મજબુત બનાવાશે અને તેનું પાલન નફી કરનાર શાળાઓ સામે કાર્યવાહી થશે

બાંગ્લાદેશ તરફથી સૌમ્ય સરકારે ત્રણ વિકેટો ઝડપી ફતી

છોકરાઓની ટીમના સુકાની મૈસનામ લુઆંગ જ્યારે છોકરીઓની ટીમની સુકાની માલવીકા બનસોડ રહેશે આ સ્પર્ધામાં ભારતના ઈશાંત ભટનાગર વિષ્ણુ વર્ધન ગૌડ અદીતી ઘાટ અને તનિશાની કામગીરી ઉપર બધાનું ધ્યાન કેન્દ્રીત રહેશે